પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

પાટીલનું આજે સુરતમાં પ્રજાનનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સી

એસ ઓ

ગઈકાલે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓએ બાળકોને ઓનલાઇન શિક્ષણ નહીં ભણાવવાનો જે નિર્ણય લીધો છે તેવા સંજોગોમાં શિક્ષણ વિભાગ મુક પ્રેક્ષક કોઈપણ સંજોગોમાં ના બની શકે જ્યારે સ્વનિર્ભર શાળાના સંચાલકોએ આવો નિર્ણય લીધો છે ત્યારે ઉપરોક્ત ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વિનામૂલ્યે ગુજરાતી કે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પૂરું પાડશે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ ગઈકાલે આ સંદર્ભમાં જીસીઇઆરટી અને ગુજરાત રાજ્ય ઉચ્યતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને આ અંગેની તૈયારીઓ તાકીદે શરૂ કરવા સૂચના પણ આપી દીધી છે

હવે એ જ માધ્યમનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપીને સ્વનિર્ભર શાળાઓના નિર્ણયના સંદર્ભમાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત જોખમાવા નહિ દે

પાટીલ ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી

પાટીલનુ તેમના હોમ ટાઉન સુરત ખાતે આજે સુરત મહાનગર અને જિલ્લા ભાજપા દ્વારા હજારો કાર્યકર્તાઓ આગેવાનો પ્રતિષ્ઠિત નાગરીકો શુભ ચિંતકો તેમજ પ્રજાજનોની હાજરીમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી સી

પાટીલનું અભૂતપૂર્વ સ્વાગત માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે

ત્યારબાદ વાહન રેલી સ્વરૂપે ફક્ત કારના સમાવેશ સાથે આ રેલી વાલક પાટીયા થી શરૂ થઈ સરથાણા જકાતનાકા કાપોદ્રા ફીરાબાગ મીની બજાર

પાટીલના કાર્યાલય અંબા નગર ખાતે પહોંચશે

સાંસદ તરીકે પણ નોંધપાત્ર કામગીરી કરતાં શ્રી પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપ પ્રગતીના નવા શીખરો સર કરે તેવો મને વિશ્વાસ છે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ગુજરાત ભાજપાનાં નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલે દિલ્હી ખાતે તેઓની લીધેલી મુલાકાત દરમ્યાન શુભકામનાઓ પાઠવી હતી શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરુ થયેલ સબ કા સાથ સબ કા વિકાસ સબ કા વિશ્વાસ ની મુફીમને શ્રી પાટીલ ગુજરાતમાં રાજ્યની ભાજપા સરકાર સાથે રહીને સફળતાપુર્વક આગળ ધપાવશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે જવાબદારીઓનું સફળતાપુર્વક વહન કર્યું છે તેઓના બહોળા રાજનૈતિક અનુભવનો લાભ ગુજરાત ભાજપા સંગઠનને મળશે અને સંગઠન વધુ મજબુત બનશે સાથે સાથે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા કાર્યરત જન કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક છેવાડાના માનવી સુધી સંગઠનના માધ્યમથી પહોયશે અને પં દીનદયાલ ઉપાધ્યાયજીના અંત્યોદય નો સિધ્ધાંત યરીતાર્થ કરવામાં વધુ વેગ મળશે તેવો આશાવાદ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સર્ટીફિકેટ યાત્રાધામ વિકાસ મંત્રીઓ દિલીપ ઠાકોર અને વિભાવરી દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન યાત્રાધામ સચિવ મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલેને અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા આદ્યશકિત પીઠ અંબાજી મંદિરની આ પ્રમાણપત્ર માટે પસંદગી કરવામાં આવી તેમાં જે મહત્વપૂર્ણ બાબતો આવરી લેવાઇ છે તેમાં સમગ્ર મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન ગબ્બર પરની સુવિધાઓ તેમજ પ્રસાદ અને અન્ય ખાદ્ય સામગ્રી તેમજ યાત્રી નિવાસ સગવડતાઓના સરળ સંચાલન સાથે જ અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે

દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા સુવિધાઓની ગુણવત્તામાં ચકાસણી પણ થતી હોય છે

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ પણ કોરોનાના સંક્રમણને ધ્યાને લેતા શ્રાવણમાસના તમામ મેળાઓ રદ કર્યા છે જામનગરમાં રંગમતી નદીના કિનારે યોજાતા મેળા અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાતા મેળાઓ આ વર્ષે નહીં યોજાય આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખીને રાજકોટ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસે જન્માષ્ટમી દરમિયાન લોકમેળો યોજાશે નહીં